આ બેઠકનો પ્રારંભ કેન્દ્રીય ઉર્જા મંત્રી આર

સિંઘે કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે કહ્યુ કે કુસુમ થોજના હેઠળ ખેડૂતોના સિંચાઇ માટેના પંપંને સોલારાઇઝ કરાશે અને તેઓને સક્ષમ પંપ અપાશે તેમણે ઉમેર્થુ કે દેશભરમાં સમાન વીજદર જેવા સૂચનોનો અભ્યાસ કરાઇ રહ્યો છે શ્રી સિંઘે ક્હયુ કે દેશના દરેક ઘરને અને ગામને વીજળીથી જોડવાની ભારતની સિધ્ધિની વિશ્વચે નોંધ લીધી છે કેન્દ્રીય ઉર્જામંત્રીએ વીજયોરી અટકાવવી ડિસકોમ્સ નો નફાકારક બનાવવાની ગુજરાતની કામગીરીની પ્રસંશા કરી હતી આ પ્રસંગે તેમણે સરદાર પટેલને શ્રધ્ધાંજલિ આપી હતી આ કોન્ફરન્સમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉર્જામંત્રીઓ અને ઉર્જાસચિવો વગેરે ઉચ્ય કક્ષાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ઉર્જામંત્રી આર

સિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી દ્વારા દેશની તમામ ડિસકોમ્સમાં મોખરે રહી રાજયની વીજવિતરણ કંપનીઓએ ગૌરવ અપાયુ છે

તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વને જવાબદાર ગણાવ્યો હતો શ્રી સૌરભ પટેલે કહ્યુ કે કેન્દ્ર સરકારે સ્માર્ટ પ્રિપેડ કાર્ડ આધારિત મીટર્સ લગાવવાનુ સૂચન કર્યુ છે તેનો અભ્યાસ કરાઇ રહ્યો છે ભૂતકાળમાં આ કંપનીઓ ખોટ કરતી હતી વીજયોરી અટકાવવીને આ કંપનીઓને નફાકારક બનાવાઇ છે

એફના દળોએ પાંચ પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે

એફને બિનવારસી હાલતમાં મળી આવી છે જો કે બી એસ એફ દળોએ બોડમાં સવાર ધૂસણખોરોને પકડવા કોમ્બિંગ શરૂ કર્યુ છે એક સપ્તાહ પહેલા પણ કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઇ હતી

મહેસાણા જીલ્લામાં કપાસના ભાવ ઉંચે રહેતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રર્વતે છે

નવરાત્રી બાદ કપાસની આવક શરૂ થતા વિસનગર માર્કેટ યાર્ડમાં નવી આવકો શરૂ થઇ છે

આ ટીમ એક લાખ સાઇઠ હજાર ઘરોમાં જઇ સર્વે કરવાની કામગીરીની શરૂઆત કરી છે

સામાજીક ન્યાય અને અધિકારીતા તેમજ જુદા જુદા નિગમો અને સંસ્થાઓના ઉપક્રમે નડિયાદ ખાતે અલ્પસંખ્યક તથા વિકલાંગ સમુદાય માટેની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે એક જાગૃતિ શિબિર યોજાઇ હતી આ પ્રસંગે અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના મેનેજીંગ ડિરેકટર આર

પટેલ જૈન સોશિયલ ગ્રુપના ચેરમેન ભરત શાહ વગેરેએ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો

આ તાલીમ શિબિરમાં બીજમાવજત બીજને ખટ આપવાની પધ્ધતિ વરમી ગવડમાંથી કંપોઝડ ખાતર બનાવવાની રીત અને જંતનાશક દવાઓ બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની તાલીમ અપાઇ હતી આજે મોરબીમાં સ્વચ્છતાનો સંદેશો આપતી ગાંધી સંકલ્પયાત્રા નીકળી હતી જેમાં કચ્છ મોરબી ના સાંસદ વિનોદ ચાવડા ભાજપના આગેવાનો જોડાયા હતા આ યાત્રામાં પ્લાસ્ટીકમુકિત અને સ્વચ્છતા જાળવવા અંગેના સંદેશનો પ્રસાર કરાયો હતો